દેશના અમદાવાદ દિલ્હી ચેન્નાઇ બેંગલુરૂ અને હૈદરાબાદ મહાનગરોમાં આજથી મેટ્રો ટ્રેન સેવા ફરી શરૂ થઈ છે

આજે કલીન એર ફોર બ્લુ સ્કાય એટલે કે ભૂરા આકાશ માટે પ્રદુષણ મુક્ત હવા આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી થઈ રહી છે

આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગે યોજાયેલા રાજ્યપાલોના સંમેલનને સંબોધન કર તા શ્રી કોવિંદે જણાવ્યું હતુ કે ધબકતી લોકશાહીવાળા સમાજમાં જાહેર શિક્ષણ પદ્ધતિએ મુખ્ય પાયો હોવાથી નવી શિક્ષણનીતિમાં જાહેર શૈક્ષણિક સંસ્થાઓને મજબૂત બનાવવા ઉપર ભાર મૂકાયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે નવી શિક્ષણ નીતિ ભારતીય યુવાનોને નવા પડકારોને પહોંચી વળવા સજ્જ બનાવે છે તેમણે કહ્યું કે સમગ્ર દેશમાંથી મળેલા બે લાખથી વધુ સૂચનોના આધારે નવી શિક્ષણનીતિની રચના કરવામાં આવી છે તેમણે ભાર પૂર્વક કહ્યું કે સરકારના લધુત્તમ હસ્તક્ષેપવાળી નવી શિક્ષણનીતિ દેશની આશા આકાંક્ષાઓ પૂર્ણ કરશે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

શહેરી બાબતોના સચિવ દુર્ગાશંકર મિશ્રે જણાવ્યું છે કે મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરનાર મુસાફરોએ માસ્ક પહેરવા અને સામાજીક અંતર જાળવવા જેવા કોવીડ સામેના પગલાનું અયુક પાલન કરવાનું રહેશે મેટ્રો ટ્રેનના દરેક ફેરા પછી તમામ ડબ્બા અને સ્ટેશનોને સેનેટાઇઝ કરાશે

કેન્દ્ર સરકારે સર્વોચ્ય અદાલતે પૂછેલા પ્રશ્નના જવાબમાં આ મુજબ જણાવ્યું છે લૉકડાઉનના સમય દરમ્યાન બુક કરાયેલી વિમાન ટિકિટોનું રિફંડ આપવા અંગેની કરાચેલી જાહેર હિતની અરજીના આધારે સર્વોચ્ય અદાલતે આ મુદ્દે કેન્દ્ર સરકારનો પ્રતિભાવ માગ્યો હતો

પર્યાવરણમંત્રી પ્રકાશ જાવડેકરની અધ્યક્ષતામાં એક વેબિનાર આજે યોજાઈ રહ્યો છે જેમાં સ્વચ્છ વાયુ કાર્યક્રમ અંતર્ગત કરેલ કામોની પ્રગતિની સમીક્ષા થશે

એવી જ રીતે ચીત્રકુટસોનભદ્રશ્રવસ્થી જેવા શહેરોમાં ટુંક સમયમાં વિમાન મથકોની સેવા ઉપલબ્ધ થશે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કુશીનગરખાતે આંતરરાષ્ટ્રીય વિમાન મથકને મંજૂરી આપવા માટે કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો તેમણે કહ્યું કે ઉત્તરપ્રદેશમાં રોજગારની તકો વધારવાની જરૂર છે ત્યારે આંતરરાષ્ટ્રીય વિમાન મથક અને પ્રવાસનની મદદથી આ લક્ષ્ય હાંસલ કરી શકાશે

કુશીનગર ખાતે ભગવાન ગૌતમ બુદ્ધે છેલ્લો ઉપદેશ આપ્યો હોવાથી બોદ્ધધર્મના અનુયાયીઓ માટે આસ્થાનું સ્થળ છે કુશીનગર પૂર્વ ઉત્તરપ્રદેશમાં ગોરખપુરથી આશરે પચાસ કિલોમીટર અંતરે આવેલું છે

દેશમાં મહાત્મા ગાંધી લેખ લખવાના છે તેવા સમાચાર મળતા નવજીવન સમાચાર પત્રની પહેલી આવૃત્તિને અઢી હજાર સભ્યો મળ્યા હતા

એ સમયમાં અન્ય કોઈ ગુજરાતી સાપ્તાહિકને આટલો વાંચકવર્ગ મળ્યો ન હતો આ સમાચારપત્ર મહાત્મા ગાંધીજીને દેશના નાગરિકો સાથે સંવાદની સાથે સાથે સીધો જોડાવાની તક આપતું હતું

અવકાશ વિભાગના રાજ્યમંત્રી જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ચંદ્રયાન ત્રણ મિશનમાં અગાઉના ચંદ્રયાન બેની જેમ લેન્ડર અને રોવર હશે પણ ઑર્બીટર નહીં હોય તેમણે કહ્યું કે પહેલા ભારતીય અવકાશયાત્રીને અંતરીક્ષમાં મોકલવા માટેના ભારતના મહત્વાકાંક્ષી ગગનયાન પ્રોજેક્ટની કામગીરી નિર્ધારીત સમયપત્રક મુજબ ચાલુ રાખવાના પ્રયાસ થઈ રહ્યા છે કોવિડના કારણે ઉભી થયેલી અસાધારણ પરિસ્થિતિના લીધે આ યોજનાના અમલમાં થોડા અવરોધ ઉભા થયા હતા

આ પૈકી પહેલી મેચ બપોરે સાડા ત્રણ વાગે અને બીજી મેચ સાંજે સાડા સાત વાગ્યાથી રમાશે

કોરોનાના કપરા સમયમાં પણ સભ્ય દેશોમાં તમામને સમાન સર્વસમાવેશી અને ગુણવત્તાયુકત શિક્ષણ મળી રહે તે માટે આ સંકલ્પ કરાયો છે